ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના સર્વાંગી વિકાસમાં આત્મનિર્ભર ભારતનું મહત્વ સમજાવતા બધા જ ક્ષેત્રોમાં દેશને આત્મનિર્ભર બનાવવા નાગરિકોને આહવાન કર્યું છે

પ્રધાનમંત્રીએ દેશમાં કમ્પ્યુટર આધારિત અને ભારતીય સંસ્કૃતિ આધારિત ગેમ વિકસાવવા યુવાનોને અનુરોધ કર્યો હતો શ્રી મોદીએ કહ્યું કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નિતીમાં રમકડાંની બાળકો પર થતી અસર ઉપર ખૂબ જ ધ્યાન આપવામાં આવ્યું છે પ્રધાનમંત્રીએ કોરોનાની અસાધારણ પરિસ્થિતિમાં દેશના ખેડૂતોએ ભજવેલી ભૂમિકાની પ્રશંસા કરી છે તેમણે કહ્યું કે દેશમાં ગયા વર્ષની સરખામણીએ ખરીફ પાકોના વાવેતરમાં સાત ટકાનો વધારો નોંધાયો છે સારા ખરીફ વાવેતર માટે ખેડુતોને અભિનંદન આપતાં શ્રી મોદીએ આ મુજબ જણાવ્યું

તેમણે પોષણ ઉપર દેખરેખ રાખવા ખાસ વ્યક્તિની નિમણુંક કરવા ઉપર તથા પોષણની વિગતો આપતાં ન્યુદ્રીશીયન કાર્ડ બનાવવાનું સૂચન કર્યું હતું પોખરીયાલ રમકડા શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાલ નિશંકે કહયું છે કે પ્રધાનમંત્રીની સ્વદેશી રમકડાની અપીલના પગલે સ્કુલના વિદ્યાર્થીઓમાં રમકડા તથા કઠપુતળી બનાવવાના કૌશલ્યનો વિકાસ કરાશે તેમણે કહ્યું કે કલા ઉત્સવમાં સ્વદેશી રમકડાના નિર્માણની શરુઆત કરાશે જેથી વિદ્યાર્થીઓ અલગઅલગ પ્રકારના સ્થાનિક રમકડાથી અવગત થાય અને તેના વિકાસ માટે પ્રોત્સાહિત થાય ડોકટર નિશંકે કલા ઉત્સવમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓ માટે કઠપુતળી કલા પ્રદર્શન શરૂ કરવાની અપીલ કરી છે નાણાં મંત્રાલય નાણામંત્રીએ આવકવેરા કાનૂન અંતર્ગત ઇલેકટ્રોનીક માધ્યમો ધ્વારા થયેલા નાણાંકીય વ્યવહારો પર પહેલી જાન્યુઆરી પછી વસુલાયેલા યાર્જને તુરત રીફંડ કરવા બેંકોને જણાવ્યું છે મંત્રાલયે બેંકોને ભવિષ્યના ઇલેકટ્રોનીક માધ્યમથી કરાતા નાણાંકીય વ્યવહારો પર કોઇ પણ યાર્જ ન લેવા જણાવ્યું છે મંત્રાલયે કહયું છે કે કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડ સીબીડીટીએ ગત વર્ષે ત્રીસ ડીસેમ્બરે આ અંગે અધિસુયના જાહેર કરી હતી જે અનુસાર રૂપે કાર્ડ ભીમ યુપીઆઇ યુપીઆઇ કયુઆર કોડ અને ભીમ યુપીઆઇ કયુઆર કોડ ધ્વારા કરાતા વ્યવહારો પર બેંક કોઇ યાર્જ વસુલશે નહી મંત્રાલયે કહ્યું કે પેમેન્ટ અને સેટલમેન્ટ સિસ્ટમ પીએસએસ અધિનિયમમાં એક નવી જોગવાઇ ઉમેરાઇ છે જે અનુસાર ઇલેકટ્રોનીક માધ્યમો ધ્વારા કોઇપણ પેમેન્ટ કરવા કે લેવા પર બેંક અથવા સિસ્ટમ કોઇ યાર્જ વસુલશે નહી મંત્રાલયે કહયું કે કેટલીક બેંકો યુપીઆઇ ધ્વારા થતાં વ્યવહારો પર યાર્જ લેતી હોવાનું જાણમાં આવ્યું છે બેંકો ધ્વારા વસુલાતો આ યાર્જ પીએસએસ અધિનિયમ અને આઇટી અધિનિયમનું ઉલંધન છે

વિડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી યોજાયેલા આ ઉદઘાટન સમારોહમાં શ્રી ગડકરીએ આ યોજનાઓ સાથે જોડાયેલા એન્જીનીયરો કોન્ટ્રાકટરો પોલીસ વહીવટી તંત્ર અને શ્રમિકોના કામોને બિરદાવ્યા હતા તેમણે કહયું કે આ થોજનાઓ ધ્વારા નકસલવાદ થી પ્રભાવિત વિસ્તારોના લોકોનો દેશના અન્ય ભાગે સાથે બેહતર સંપર્ક સ્થાપી થશે રોડ પરીવહન રાજયમંત્રી વી કે સિંહ આ અવસરે જણાવ્યું કે કેન્દ્ર તથા રાજય સરકારોના સંયુકત પ્રયાસોથી ગઢચીરોલી જીલ્લાના નકસલ પ્રભાવિત વિસ્તારોમાં વિકાસને વેગ મળશે

મહોરમ દેશભરમાં આજે આશુરા એ મહોરમ પર્વની ઉજવણી થઇ રહી છે મહમદ પયંગબરના પૌત્ર હઝરત ઇમામ હુસેન અને તેમના સાથીઓએ સત્ય અને ન્યાય માટે વહોરેલી શહાદતની યાદમાં આ પર્વની ઉજવણી કરાવમાં આવે છે જો કે કોવીડના પગલે આ વર્ષે પરંપરાગત તાજીયા રસઘસ યોજાયા નથી લોકો ઘરમાં રહી મહોરમની ઉજવણી કરી રહયાં છે કેટલીક મસ્જીદ અથવા ધાર્મિક બેંકો સરકારની માર્ગદર્શિકા મુજબ યોજાઇ હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટવીટ સંદેશામાં હઝરત ઇમામ હ્સેને આપેલા સમાનતા અને ન્યાયના મુલ્યોને પ્રેરણારૂપ ગણાવ્યા હતા ઓણમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ એમ વેકૈયાહ નાયડુએ ઓણમની પુર્વ સંધ્યાએ નાગરીકોને શુભકામનાઓ પાઠવી છે શ્રી કોવિંદે તેમના સંદેશામાં કહયું કે ઓણમ દેશની સમૃધ્ધ સંસ્કૃતિનું પ્રતીક છે તેમણે આ અહેવાર સમાજમાં સહયોગ અને બંધુત્વની ભાવનાને મજબુત કરશે અને પ્રકૃતિ સાથે સદભાવનાથી રહી સમૃધ્યિનો માર્ગ ખોલશે તેવી આશા વ્યકત કરી હતી ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ઓણમ પરીવાર અને દોસ્તોને સાથે મળી ઉજવણી કરવાનો અવસર છે તેમણે લોકોને ઘરે જ રહી સાદાઇથી ઓણમ ઉજવવા અનુરોધ કર્યો છે ચેસ એફઆઇડીઇ ઓનલાઇન ચેસ ઓલમ્પિકથાડ સ્પર્ધાની ફાયનલ મેચમાં ભારત અને રશિયા વચ્ચે મુકાબલો યાલી રહયો છે ભારતીય ટીમમાં કેપ્ટન વીદીત ગુજરાતી પુર્વ વિશ્વ ચેમ્પીયન વિશ્વનાથ આનંદ કોનેરૂ હમ્પી ડી હરીકા આર પ્રગન્ધા પેટાલા હરિફ્ટષ્ણ અને દિવ્ય દેશમુખનો સમાવેશ થાય છે સ્પર્ધાની પ્રથમ મેય ડ્રો થઇ છે બીજી મેય યાલી રહી છે ગઇકાલે વિશ્વ મહિલા રેપીડ ચેમ્પીયન કોનેરૂ હમ્પીએ પોલેન્ડ સાથે સેમીફાઇનલ મુકાબલમાં બે એક થી જીત મેળવી હતી

આ વર્ષે ભારત સુવર્ણ અથવા રજત બેમાંથી એક ચંદ્રક જીતશે તે નકકી છે ગુજરાત વરસાદ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદના પગલે રાજયના કેટલાક વિસ્તારોમાં પુરની પરિસ્થિતિ સર્જાઇ છે

અમારા સંવાદદાતા જણાવે છે કે આજ સવારથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહથી છે મહારાષ્ટ્ર પુર મહારાષ્ટ્રમાં પુર્વ વિદર્ભ ક્ષેત્રમાં નાગપુર ગઢયીરોલી અને ચંદ્રપુર જીલ્લાના કેટલાક ગામોમાં પુરની સ્થિતિ પેદા થઇ છે